આ પર્વમાં ત્રણ હજારથી વધુ પ્રવૃત્તિઓ કાર્યક્રમોનું આયોજન થશે જેમાં હસ્તકળાની ચીજવસ્તુઓ શાસ્ત્રીય નૃત્યો તથા વિવિધ રાજ્યોની વાનગીઓના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે રાજ્ય સરકારે પણ આ પ્રસંગે વિવિધ આયોજનો કર્યા છે જેમાં અમદાવાદમાં કાંકરીયા રીવરફ્રન્ટ પોરબંદરના પર્યટન સ્થળો સોમનાથ અને દ્વારકામાં વન જીવન ઉપર પ્રદર્શન અને સાપુતારા ખાતે બીચ પ્રવાસન ઉપર પ્રદર્શન યોજાશે

એફ જૂન માસમાં અરબ સાગર રફ થતાં બીએસએફ દ્વારા ફ્લોટિંગ બોર્ડર આઉટ પોસ્ટને લક્કી નાલામાં એન્કર કરાઇ હતી હવે સુમદ્ર શાંત થતાં એક એક કરીને મોટી ફ્લોટિંગ બોટોને દરિથામાં ઉતારાશે જે પૈકીની પહેલી બોટ કોટેશ્વરના કિનારે રવાના થવા તૈયાર છે સોમવારે વિશ્વકર્મા પૂજન બાદ આ બોટ મધ દરિયે પેટ્રોલિંગમાં જોતરાશે બાકીની ત્રણ બોટ તબક્કાવાર તરતી મુકાશે

તેમાં રહેલી ચાર નાની બોટ ક્રેનની મદદથી સાગરમાં ઉતારાય છે આ નાની સ્પીડ બોટ ઓછા પાણીમાં પણ દોડી શકતી હોવાથી ક્રિક વિસ્તારમાં પણ પેટ્રોલિંગ કરી શકાય છે ફ્લોટિંગ બોટ સંવેદનશીલ પડાલા દેવરિયા પબેવારી સહિતના ક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ માટે તૈનાત રખાય છે

ખરાઇના કેટલાક કિસ્સામાં સહી ન મળતી હોવાથી ઓગષ્ટ માસના પેન્શનનું ચૂકવણું અટકાવાથું હતું મોટા ભાગના પેન્શનર્સ જરૂરિયાતમંદ હોતાં તેમને આવતા માસે નહિ પણ ચાલુ મહિને જ યૂકવણું કરાય તેવી રજૂઆત તિજોરી અધિકારી સમક્ષ કરાઇ હતી જેના પ્રત્યુત્તરમાં તેમણે તા

નખત્રાણા લખપત નલીયાના પીવાના પાણીના પ્રશ્નો ખનીજચોરી લાખીયાવીરા ખાતે પ્રાથમિક શાળાના ઓરડા બનાવવા અને જીયાપરમાં વીજવાયર બદલવા સહિતની રજૂઆત થઇ હતી

મોટા સરાડા ગ્રામપંચાયતના સભ્ય સોઢા હાજી સાહુ જતના જણાવ્યા મુજબ છેલ્લા એક માસમાં ઘાસડેપો પર માત્ર એકજ ગાડી આવતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાથા છે

ગત વિધાનસભાની તુલનાએ ત્રણ હજાર ચારસો પાંચ મતદાર વધ્યા છે

આ બેઠક માટે ચાલુ મહિનાની સતર તારીખથી ઉમેદવારી ફોર્મ ભરી શકશે

મતગણતરી નવમી ઓક્ટોબરે કરાશે